ગુજરાત વિધાનસભાની જે બેઠકોની પેટાયૂંટણી યોજાશે તેમાં અમરાઈવાડીલુણાવાડા થરાદ અને ખેરાલુ બેઠકોનો સમાવેશ થાય છે

બાકી રહેતી ત્રણ બેઠકો રાધનપુર બાયડ અને મોરવા ફળપ બેઠકોની પેટાચુંટણીનાં આમાં સમાવેશ થયા નથી

પ્રતિનિધિઓને જીલ્લા પંચાયત અધ્યક્ષ લક્ષ્મણ સિંહ સોઢાગાંધીધામનાં ધારાસભ્ય માલતી બહેન મહેશ્વરી અબડાસાનાં ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ ભારે વરસાદ થી નુકશાન પામેલા રસ્તાઓ તળાવોચેકડેમો દુરસ્તી સહીતનાં પ્રશ્નો રજે કાર્ય હતા અધ્યક્ષ પદેથી જીલ્લા કલેકટર એમ નાગરાજનને પદાધિકારીઓનાં પ્રશ્ન પરત્વે ત્વરિત કાર્યવાહી હાથ ધરેવા જણાવ્યું હતું અધિકારી સાથ્રેની બેઠકમાં પ્લાસ્ટિક પ્રતિબંધનાં અમલ સહિતના પ્રશ્નો ચર્ચાથા હતા

રતનાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણઅનેપ્રવાસન રાજયમંત્રી શ્રીવાસણભાઈ આહિરનો હસ્તે રાષ્ટ્રીય વાહજન્ય રોગનિયંત્રકાર્થક્રમઅંતર્ગતમચ્છરદાની વિતરણ કરવાના કાર્યનો દીપ પ્રગટાવીશુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમને સંબોધતાં શ્રી આહિરે જણાવ્યું હતું કેરાજય સરકાર દ્વારા સગર્ભા માતા અને બાળકના આરોગ્ય ઉપરાંત પોષક આહારની પણ ચિંતાસેવાય છે

પાંચ મહાસંધો સાથે થયેલા કરારનાં આધારે ઇન્ડિયન પોર્ટ એસોસિએશનને શોપિંગ મંત્રી મનસુખ મોંડવિદ્યો પાસે પ્રસ્તાવને મંજુરી અર્થે મોકવામાં આવતા શિપિંગ મંત્રીએ પ્રસ્તાવ મંજરી આપી દીધી છે

પ્રાથમિક શાળા પરીક્ષ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં એક સાથે વાર્ષિક પરીક્ષાઓ યોજવાનો ગત વર્ષ થી નિયમ લાગુ કરવામાં આવ્યો હતો તે પ્રમાણે આ વર્ષ પણ તમામ વિષયોની આપવા રાજ્યમાં એક સાથે પ્રથમ સત્રની વાર્ષિક પરીક્ષા યોજવાનો કાર્યક્રમ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ જાહેર કાર્ય છે

કરછ જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં પણ તે મુજબ પરીક્ષા ઓ લેવામાં આવશે આરતી ભદ્દ રાજ્ય સરકારે સ્ટેમ્પ પેપર સહિતના ડીજીટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અભિગમ અપનાવ્યો છે અને નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ કરવા જાહેરાત કરી છે આ સંજોગોમાં કરીછે જીલ્લામાં પરંપરાગત સ્ટેમ્પ પેપરની અવેજીમાં ફાલમાં કાર્યરત ઈ સ્ટેમ્પીંગ કેન્દ્ર તથા સ્ટેમ્પ ફેકીંગની યાદી સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટર કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલ છે અવસાવ ભુજના સામાજિક અગ્રણી જવાહરભાઈ સંધવીનું ગઈકાલે ભુજ ખાતે અવસાન થયું છે